શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ લડાઇ લાંબી છે અને જનસહયોગ લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો વારંવાર હાથ ધોવા જેવા નિથમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે

જો કે જિલ્લાઓને સરકારે રેડ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જાહેર કાર્ય હોઈ નિયમોને આધીન ઝોન પ્રમાણે વેપાર ધંધા શરુ કરવાની છૂટ આપી છે ત્યારે કચ્છ જીલ્લાનો ઓરેન્જ ઝોન માં સમાવેશ થયો હોઈ પ્રતિબંધિત વેપાર ધંધા સિવાયની પ્રવૃતિઓ આજથી ફરીથી શરૂ થઇ ગઈ છે જિલ્લા મથક ભુજ મધ્યે આજ સવારથી જ સરકાર દ્વારા જે દુકાનો ખુલવાની છૂટ અપાઈ છે તે ફરીથી ધમધમી ઉઠી હતી જીલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રોએ વેપારીઓ સાથે ચર્ચા કરી સરકારી નિયમોનું પાલન થાય તેની સમજણ આપી હતી

એક પણ વ્યક્તિ ક્રીનિંગ કરાવ્યા વગર કચ્છમાં નહીં પ્રવેશી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે કચ્છમાં સુરજબારી અને આડેસર ચેકપોસ્ટ ઉપર આરોગ્ય ટુકડીઓ વધારી દેવામાં આવી છે જે કોઈ કચ્છમાં પ્રવેશ કરશે તેનું ક્રીનિંગ કરવામાં આવશે મોબાઈલ નંબર નોંધણી કરી પૂરતી આરોગ્ય તપાસ બાદ જે તે વિસ્તારમાં જવા દેવામાં આવશે કોઈની આરોગ્ય તપાસ વિના કચ્છમાં પ્રવેશવા નહીં દેવાય તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું

યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીનશ્રી અને પ્રોફેસર અને અધ્યક્ષ પ્રો જયરાજસિંહ દિલાવરસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવેલ છે એમનું મૂળ વતન જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનુ વાંકુદડ ગામ છે સંભવત આવતી કાલે તેઓ તેમનો નવો હોદ્દો સંભાળશે તેમ જાણવા મળેલ છે

ચાલુ મે મહિનામાં દાદર ભુજ ટ્રેન નં

તેમજ ભુજ દાદર દ્રેન નં

ટેનમાં દવાઓ કૃષિ વિષયક ધાર્મિક ઘરવખરી મોકલી શકાશે